પ્રધાનમંત્રીશ્રીના ફસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માનભિધિ અંતર્ગત સહાયનો નવો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવાયો હતો

કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભોઇ રૂપાણી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજય સરક્રાર ખેડૂતીની પંડખે ટેકો બનીને ઉલી છે કાંટાની વાડની સબસીડી ખેતરમાં ગોડાઉન ફેરીયાની છોંયા મીટે છતરડી ખેત મજુરોને તકલીફ ન પડે તે માટે સાધનો પ્રાકૃતિક ખેતી માટે ગાયની માવેજત અને જીવામૃત બનાવવા માટે કિટ આપીને સરકારે ખેડૂતોને ઝેરમુકત ખેતી કેરી સમાજને તદુરસ્ત બનાવવા માટે સહાય સાથે શુ ભેચ્છાઓ પાઠવી હતી દ આરતી ભદ્દ ઉપરાષ્ટ્રપતિ વિજ્ઞાન મહોત્સવ ઉપરાષ્ટ્રપતિ એમ

પી

કીટ વગેરેના નિર્માણમાટે દેશને આત્મનિર્ભર બનાવવા દેશના વૈજ્ઞાનિકીના સમર્પણની પ્રશંસા કરી છે હૈદરાબાદ ખાતે ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના સમાપન સત્રને વીડીયો માધ્યમથી સંબોધન કરતા તેમણે જણાવ્યું કે કોવિડ રોગયાળાની શરૂઆતમાંભારતમાં પીપીઇ કીટવેન્ટિલેટર અને પરીક્ષણ કીટની ઉત્પાદનક્ષમતા નહીવત હતી પરંતુ ટૂંકા ગાળામાં જ હવે દેશ પી પી

કીટ નિકાસ કરવા સક્ષમછે

આરતી ભદ્દ અંજારે સુ શાસને દિવસની ઉજવણી પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી વાજપાઇના જન્મ દિવસને સુ શાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકોએ સુ શાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજાયા જેમાં અંજાર ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને સુ શાસન દિવસની ઉજવણી કરાઇ હતી આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે ક્રષિ અને સંલઝન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં આગવી ઓળખ ઉભી કરી છે

આ મન કી બાત કાર્યક્રમની બોત્તેરમી કડી હશે